મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યુ કે અનેકતામાં એકતાની આપણી ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ સૂર્ય તથા દેવી દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે અનેક ભાષા પ્રાંત બોલીઓ પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે આ મંદિરની રચના ગુજરાતનો વારસો સૈકાઓ પહેલાં પણ કેવો સમૃદ્ધ હતો તેની પ્રતીતિ કરાવે છે

મુખ્યમંત્રીના હસ્તે મુંબઇના કલાગુરુ સુશ્રી સુદ્યાજી ચંદ્રન સુશ્રી ગ્રેસીસીંઘ કલાગુરૂ સુશ્રી વિનીતા શ્રીનંદન અને આંધપ્રદેશના કલાગુરૂ કે વી સત્યનારાયણનું સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે ભુવનેશ્વરના કલાગુરૂ સુશ્રી મોહેંતીઓડીસી અમદાવાદના કલાગુરુ શ્રી ભરત બારીયા શ્રી અક્ષય પટેલ શ્રી કુ શીતલ બારોટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉત્તરાર્ધ ઉત્સવના પ્રથમ દિવસે ગણેશવંદના ભરતનાટ્યમ ઓડીસી કચીપુડી બેલે મોહિનીઅદૃમ જેવા નૃત્યો કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આજે રાત્રે નાયબ મુખ્યમંત્રી દ્વારા તેનું સમાપન થશે

પાંચસો થી વધુ દુકાનો ધરાવતા આ કાપડ બજાર માં તમામ માલ આગ માં સ્વાહા થઈ ગયો હોવાથી વેપારીઓ ને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા આગ માં સપડાયેલા બિલ્ડીંગ ની બી યુ પરમિશન રદ કરી દેવામાં આવી છે

બાઇક પર આવેલ ત્રણ બુકાનીધારીઓએ વેપારી સુરેશ શાહને પાડી નાંખી બે કરોડના હીરાની લુટ કરી ફરાર થઇ ગયા હતા આશાનગરના જૈન દેરાસર પાસેનો વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે હીરાનો વેપારીને ધમકી આપી રોકડાની માંગ કર્યા બાદ વેપારીને નીચે પાડી તેની હીરાની બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા નવસારીના સત્તાપીર ફીરા બજાર ખાતે આવેલ સહકારી ભંડારની બાજુમાં ડીટીસી બિલ્ડીગમાં ડાયમંડની ઓફિસ ધરાવ તા સુરેશ શાહ રોજની જેમ ઓફિસ બંધ કરી હીરાનું જોખમ લઇને તેમની મોટરસાયકલ પર આશાનગરના ઘરે જવા નીકબ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરા પણ ચકાસવાની શરૂઆત કરી હતી ઘટના બાદ એસ પી

જેમાં રસ ધરાવતા યુવક યુવતો આ મેરેથોન સાયકલિંગમાં ભાગ લેવા નગરપાલિકાના જનસુવિધા કેન્રમાં નોંધણી કરાવવા લાગ્યા છે

ભાગ લેનાર સ્પર્ધોકોને ટી શર્ટ અને ટોપી પણ આપવામાં આવનાર છે

ફક્ત બે રૂપિયામાં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા ગઇકાલે મંગળવારે મોડાસા શહેરમાં મોટી સંખ્યામાં મજૂરી અર્થે આવતા શ્રમિકો માટે ચાર રસ્તા ટાઉનહોલ નજીક શ્રમજીવી ભોજન યોજના શરુ કરી છે